ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલા આ અનાજની સામે રૂ

આદિવાસી હસ્તકલાની ચીજોને દેશ વિદેશમાં બજાર ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે આદિ મહોત્સવનું આયોજન થયું છે આરતી ભદૃ સંકલન સમિતિની બેઠક ભૂજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે આજે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અબડાસાના ધારાસભ્યે કચ્છના પશુપાલકોને લઇને સર્જાતાં પ્રશ્નોની ચિંતા વ્યકત કરવા ઉપરાંત થાન ધિણોધર પૂંઅરેશ્વરના વિકાસ અને રસ્તાના કામો કરાવવા પવનચકકી દ્વારા જૂની અને મીટ્ઠી ઝાંડીઓનું કરાતું નિકંદનઅબડાસામાં રોયલ્ટીની ચોરીવન્યજીવો માટે ઘાસ પાણીની વ્યવસ્થા વગેરે સહિતના મુદ્દાઓ ઉઠાવાયા હતા જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને કચ્છના સ્થળાંતર કરતાં પશ્ચપાલકોને કોઇ હેરાનગતિ ન થાય તે માટે અન્ય જિલ્લાના કલેકટર અને પોલીસતંત્ર સાથે સંકલન કરાતું હોવાનું જણાવી ટોલમુકિત સહિતના પગલાં ભરાયાં હોવાનું જણાવ્યું હતું

આઈ તાલીમ અધિકારી નાગરિક સંરક્ષણ કચેરીભુજની યાદીમાં જણાવાયું છે

હાલ આવેલ ફોર્મની એન્ટ્રી કરી પ્રાથમીક પ્રસિધ્ધી ડિસેમ્બર માસના મધ્ય સુધી કરી વાંધા સુચન સાંભળવા સહિતનું કામ પૂરું કરી ફોટા સાથેની મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી જાન્યુઆરી માસમાં કરવામાં આવશે

ટી બસોની ખાસ સુવિધા ન હોવાથી મુસાફરોને ખાનગી બસનો સહારો લેવો પડતો હતો રાજકોટ એસ ટી ડિવિઝનના નિયામકના જણાવ્યા અનુસારરાજકોટ ભુજ જવા માટે રોજ ત્રણ બસો ઉપડશે

આ અંગે ટ્રસ્ટ પ્રમુખ ની યાદીમાં જણાવાયા મુજબ તા

આ તપાસ નાયબ વન સંરક્ષકને સોંપતાં ગામ લોકોને હાશકારો થયો હતો